ભારતનું રસીકરણ અભિયાન વિસ્તૃત છે અને આપણે બનાવેલ રસીઓ સુરક્ષિત છે

દેશ માસ્ક પીપીઇ કીટ અને વેન્ટીલેટરના નિર્માણ માટે આત્મનિર્ભર બન્યું છે કોરોનાની રસી વિકસીત કરવા માટે આપણા વૈજ્ઞાનીકોએ સખત મહેનત કરી છે

દુનિયામાં આટલી વસ્તી ધરાવતા માત્ર ત્રણ જ દેશ યીન ભારત અને અમેરીકા છે તેથી આ અભિયાન ઐતિહાસીક છે વેકસીનના બે ડોઝ લગાડવા ખુબ જ જરૂરી છે પહેલા અને બીજા ડોઝ વચ્ચે એક મહિનાનો અંતરાલ રખાશે

દેશમાં પહેલાથી જ પોલિયો અને શીતળાની નાબૂદી થઇ ગઇ છે

રાજયકક્ષાના રસીકરણ કાર્યક્રમનો અમદાવાદની સીવીલ હોસ્પીટલમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે પ્રારંભ કરાવ્યો મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે

આ પ્રસંગે જિલ્લાના સાંસદ શારદાબેન પટેલ હાજર રહ્યા હતા તાપીના પ્રતિનિધિ જણાવે છે કે તાપી જિલ્લાના ચાર સ્થળોથી રસીકરણ કરાયું પહેલું રસીકરણ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ આર

ઓ એ કર્યું

અમરેલીમા કોલેજના ડિનને પ્રથમ વેક્સિનનો ડોઝ અપાયો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

પ્રધાનમંત્રી ડભોઈ ચાંદોદ બ્રોડગેજ ચાંદોદ કેવડિયા નવી બ્રોડગેજ પ્રતાપનગર કેવડિયા વિભાગનું વિદ્યુતિકરણ ડભોઈ ચાંદોદ અને કેવડિયાના નવા સ્ટેશનની ઇમારતોનું પણ ઉદઘાટન કરશે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

ફ્ટિટર મુખ્યાલય સીમા સુરક્ષા દળ ગાંધીનગર દ્વારા આ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દિલ્હીના પે અને એકાઉન્ટ ઓફિસ અને બેન્કના અધિકારીઓ સહિત ટોચના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સિંગ થી હાજર રહીને બી

ના નિવૃત જવાનો અને તેમના પરિવારોના પેન્શનના પ્રશ્નોનો ઉકેલ લાવશે